આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત ઘણાં સીનિયર નેતા હાજર રહ્યા હતા આ પહેલાં તેમને ભાજપ કાર્યાલય પર અંતિમ વિદાય આપવામાં આવી હતી

સુષમા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થયું હતું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહે સદ્ગત પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી અર્પી હતી વિવિધ પક્ષોના નેતાઓ પણ તેમના નિવાસસ્થાને દિવંગત નેતાને શ્રદ્વાંજલી આપી હતી આમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ જે પી

ગુજરાત સરકારે પક્ષના નેતા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનને કારણે આજના તમામ કાર્યક્રમો રદ કર્યા છે રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા થવા પ્રસંગે ગાંધીનગર ખાતે એક ભવ્ય સમારંભનું આયોજન કરવાનો કાર્યક્રમ હતો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

તેમણે જણાવ્યું છે કે કચ્છ જેવા સરહદી વિસ્તારમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ થયું તેનો યશ તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ફાળે જાય છે તેમણે કચ્છની માગણી સ્વીકારી જેથી કચ્છના વિદેશ જતાં લોકોને ઘણી રાહત થઈ હતી

સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ અને અંબાજી મંદિરો સહિત યાત્રાધામો જમીન તેમજ દરિયાઈ સુરક્ષા વધારી દેવાઈ છે રાજ્યમાં પ્રવેશતા તમામ માર્ગો પર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે સ્વાતંત્ર્ય પર્વ અગાઉ આતંકવાદી હુમલાની શક્યતા નજરે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દેશના સરહદી રાજ્યોને સાવચેત રહેવા આદેશ આપ્યા છે ચંદ્રવદન પટ્ટણી ખેલ મહાકુંભ આયોજન રાજ્યમાં શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પડેલી ખેલ પ્રતિભાઓને બહાર લાવવાના હેતુથી દર વર્ષની જમે આ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે આજે ભુજ ખાતે મળેલી બેઠકમાં મહાકુંભમાં ભાગ લેનારા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આયોજન સંચાલન વ્યવસ્થિત થાય તે માટે અધિકારીઓ પદાધિકારીઓને ખાસ નિર્દેશો અપાયા હતા બેઠકના અધ્યક્ષ પદેથી બોલત ાનિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ શાળા કોલેજો ઉપરાંત વિવેકાનંદ યુવક મંડળ અને ઓપન કેટેગરીમાં ખેલાડીઓ ભાગ લઈ શકે તેવું આયોજન કરવા પર ભાર મુક્યો હતો

ચંદ્રવદન પટ્ટણી રાખડીનું વેંચાણ ભાઈ બહેનના નિર્મળ પ્રેમને વ્યક્ત કરતા રક્ષાબંધનના પર્વને આડે હવે એક અઠવાડયું બાકી છે ત્યારે કચ્છમાં વિવિધ પ્રકારની રાખડીઓ વેચાણ માટે મુકવામાં આવી છે રાખડીના વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે બજારમાં વિવિધ પ્રકારની પાંચ હજાર રાખડીઓ જોવા મળે છે સામાન્ય વર્ગથી માંડી દરેક વર્ગના લોકો માટે રાખડી ઉપલબ્ધ છે ટપાલ વિભાગે રાખડી માટે વિશેષ કાઉન્ટરો શરૂ કર્યા છે બહેનોએ સમયસર રાખડી મોકલવા વિનંતી કરાઈ છે રાખડી સાથે મીઠાઈની માંગ પણ રહે છે તે સાથે વિવિધ પ્રકારની ચોકલેટ બજારમાં જોવા મળે છે